થયેલા દેખાવો અંગે તેણે આપેલા યૂકાદાની પુનઃ સમીક્ષા કરવા વિનંતી કરતી અરજી કાઢી નાખી છે અમેરિકાની સેનેટે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કેપીટલ ફીલ ખાતે તોફાનીઓને ઉશ્કેરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા આજે સવારે આંધ્રપ્રદેશના કુરનુલ ખાતે એક મીની બસ અને લોરી સામ સામે અથડાતા

આ યુદ્ધ ટેન્કને સ્વદેશી ડીઝાઇનથી વિકસીત કરવામાં આવી છે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્છ મોદીએ જણાવ્યું કે દેશ હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે આ વિકાસ પરિયોજનાઓ નવાયાર અને સ્વદેશી વિકાસના પ્રતિક છે રાજ્યમાં સિંચાઇ અને પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીનો અભૂતપૂર્વ વિકાસ થઇ રહ્યો છે ચેન્નાઇ મેદ્રોની કામગીરીમાં પણ ઝડપ આવશે

ત્યારબાદ તેમણે વૌશરમેનપેટથી વિમકોનગર સુધીની મેટ્રો રેલને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું

પ્રધાનમંત્રીએ સિંચાઇ માટે ઉપયોગી એનીકેટ નહેરના આધુનિકીકરણનો શિલાન્યાસ કર્યો હતો

તેઓ કેરળમાં કોચી બંદરમાં આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મીનલ સાગરીકાનું ઉદઘાટન પણ કરશે

અદાલતના ન્યાયાધીશ એસ

કૌલ અનિરૂદ્ધ બોઝ અને કૃષ્ણ મોરારીની બનેલી પીઠે અરજી રદ કરતાં અવલોકન કર્યું હતું કે દેખાવો કરવાના બંધારણે આપેલા અધિકાર સાથે કેટલીક ફરજો પણ જોડાયેલી છે અને લાંબા ગાળા સુધી યાલતા દેખાવો વખતે જાહેર સ્થળ ઉપર લાંબા સમય સુધી કબજો કરી શકાય નહિં ન્યાયાધીશોએ એવું પણ અવલોકન કર્યું હતું કે યુકાદાની સમીક્ષા માટે નક્કર કારણ નથી ટ્રમ્પ મહાભિયોગ મુક્તિ અમેરિકાની સેનેટે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કેપીટલ ફીલ ખાતે તોફાનીઓને ઉશ્કેરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા

રિપબ્લિકન પાર્ટીના સાત સેનેટરોએ પણ ટ્રમ્પના વિરોધમાં મતદાન કર્યું હતું

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના અંદાજપત્ર ભાષણમાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં બે લાખ સિત્યાંસી હજાર કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ યોજના લાગુ કરવામાં આવશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સરકારે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટે પયાસ હજાર કરોડ રૂપિયા જ્યારે સ્વચ્છતા માટે દસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબો અને ખેડૂતોના ઘરોમાં પાણીના નળ કનેક્શન આપવા માટેના બજેટમાં પણ વધારો કર્યો છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ ટ્યુન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની અંગે શોક સંવેદના વ્યક્ત કરી છે આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે પણ આશા વ્યક્ત કરી છે મ્યાનમાર કાયદાઓ મ્યાનમારમાં સૈન્ય સરકારે શકમંદ લોકોની અટકાયત કરવા અને તેમની ખાનગી મિલ્કતની તપાસ માટે બનેલા કાયદાઓ સ્થગિત કર્યા છે ત્યાંની સેનાના શાસકોએ આ મહિને થયેલા બળવા સામે વિરોધ કરનારા પ્રદર્શનકારીઓની પણ ધરપકડ કરવાના આદેશ આપ્યા છે ઉલ્લેખનીય છે કે સૈન્ય સરકારે આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ આંગ સાન સૂ સૂચી ની સરકારને પદભ્રષ્ટ કરી હતી પશ્ચિમી દેશો દ્વારા આ ઘટનાની મિંદા કરાઇ છે અમેરિકાએ મ્યાનમારની સૈન્ય સરકાર પર કેટલાંક પ્રતિબંધો પણ લગાવ્યા છે

હરિથાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખદૃરે સર્વોચ્ય અદાલતના એક યુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાનો કોઇને પણ અધિકાર નથી તેમણે ગઇકાલે ગૃહ્મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને ખેડૂત આંદોલતન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી

ક્રિકેટ રસિકો ગુજરાત ક્રિકેટ એસોસીએશન ડોટ કોમ અથવા બુક માય શો પરથી મોટેરામાં રમાનારી મેચોની ટિકીટ બુક કરી શકે છે

ગઈકાલે કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકારે હજી પણ ટેકાના ભાવે ડાંગરની ખરીદી યાલુ રાખી છે